આઈ ના સાત નવા વિભાગોની રચના કરીછે કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી પ્રહલાદસિંહ પટેલે વીડિયો સંદેશામાં જણાવ્યું છેકે રાષ્ટ્રીય સાંસ્કૃતિક અને કલાનીદૃષ્ટિએ મહત્વ ધરાવતા સ્થળોની નોંધણી અને તેના સંરક્ષણને મજબુત બનાવવાની દૃષ્ટિએસાત નવા વિભાગોની રચના કરવામાં આવી છે ગુજરાતમાં પુરાતત્વ વિભાગના વડોદરાનીસાથે રાજકોટ વિભાગની રચના કરાઈ છે

વિરલ રાણા પેન્શનર હયાત નાયબ મુખ્મંત્રી નીતિન પટેલે જજ્ઞાવ્યું છે કે રાજ્યમાં પેન્શન મેળવતા પેન્શનરો અને કુટુંબ પેન્શનરોને હયાતીની વાર્ષિક ખરાઈ કરવાની મુદત બે માસ વધારવામાં આવી છે

આમ પેન્શનરોની હયાતીની ખરાઈ કરવાની બાકી છે

ગુજરાતની આ સિધ્ધી પાછળ કચ્છના બે મુખ્ય પોર્ટનો મહત્વનો ફાળો રહ્યો છે

તડકી છાંયડી વચ્યે જિલ્લાના અનેક વિસ્તારમાં ભુસાકાથી હળવાં ઝાપટાંએ વારંવાર રસ્તા પલાબ્યા હતા